તાજેતરમાં પક્ષી ગણતરીમાં નળ સરોવર ખાતે પક્ષીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે જયારે કચ્છમાં યોજાયેલા પ્રથમ પક્ષી વસ્તી ગણતરીમાં મોટી સંખ્યામાં પક્ષીઓ નોંધાયા છે એમ પક્ષી ગણતરી અંગેની વિગતો આપતા રાજ્યના વન વિભાગ દ્વારા જણાવાયું છે

આ સંમેલનમાં સંસદ વિનોદભાઈ ચાવડા તેમજ ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આરતી ભદ્દ એક ભારત શ્રેષ્ઠ ભારત ભારત સરકારના એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અંતર્ગત કચ્છના માંડવી તાલુકાના દરશડી ખાતે અને અમરેલીના કુંકાવાવ વડિયા તાલુકાના લુણીધર ગામ ખાતે ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીય બ્યુરો દ્વારા જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે એક રાજ્ય બીજા રાજ્યની પરસ્પર સંસ્કૃતિ ઐતિહાસિક વારસો ભૌગોલિક સ્થિતિ સમજી અને જાણી શકે

આ જનસંપર્ક કાર્યક્રમો દરમિયાન નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા પ્રશ્નોત્તરી સ્પર્ધા અને ચર્ચા સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

આરતી ભદ્દ સંકલન સમિતિ બેઠક જીલ્લા કલેકટર કચેરી ભુજ ખાતે જીલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની કલેકટર પ્રવીણ ડીકે ના ધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી

સામાજિક લગ્નોના લીધે આફીર સમાજના ગામડા લગ્નગીતીઓથી ગુંજી ઉઠ્યા હતા